પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શનિવારે ગ્રામીણ વિસ્તારોમાં આજીવીકાના સાધનો ઉપલબ્ધ કરાવવા માટે ગરીબ કલ્યાણ રોજગાર યોજનાની શરૂઆત કરશે પ્રધાનમંત્રી બિહારના ખગડીયા જિલ્લામાં તેબીદાર ગામથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો પ્રારંભ કરશે આ યોજનાનો ઉદ્દેશ્ય પોતાના રાજ્યોમાં પરત ફરેલા મજુરોને રોજગારીની તકો પુરી પાડવાનો છે

આ જિલ્લાઓમાં પરત ફરેલા મજૂરોમાંથી બે તૃતીયાંશને રોજગારી મળવાનું અનુમાન છે આ અભિયાનના માધ્યમથી પચાસ હજાર કરોડ રૂપિયાના સાર્વજનિક કાર્યો કરવામાં આવશે

આની સાથે ગ્રામીણ વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓમાં વિકાસ કરવામાં આવશે

ભાજપ અને કોંગ્રેસ યૂંટણી જીતવા છેલ્લી ઘડીના મરણિયા પ્રયાસો હાથ ધર્યા છે ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરી અમીન માટે ઉજળા સંજોગો છે જ્યારે કોંગ્રેસના ભરતસિંહ સોલંકી માટે જીત મેળવવાનો માર્ગ આસાન નથી રાજ્યસભાની બાર બેઠકો માટે આજે યોજાનારી યૂંટણીમાં ભાજપના અભય ભારદ્વાજ નરહરી અમીન રમિલાબેન બારા અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ઉમેદવાર છે રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે વિધાનસભા બિલ્ડિંગમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યસભાની યૂંટણી માટે જ્યાં મતદાન થવાનું છે તેની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે જે ધારાસભ્યો મતદાન કરવાના છે તેમના મતદાન કરવા માટે પ્રવેશવાથી લઇને બહાર નિકળવા સુધી તમામ વ્યવસ્થા સુચારુ રીત ે કરવામાં આવી છે જો કોઇ ધારાસભ્યોને સિમટમ્સ દેખાય તો તેને લઇને પણ અલગ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ જે ત્રણ ધારાસભ્યો કોરોના પોઝિટિવ હતા તેમની માટે પણ અલગ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ મતદાનની સમગ્ર પ્રક્રિયાનું સીસીટીવી અને વેબકાસ્ટના માધ્યમથી દિલ્ઠીમાં પણ નિરિક્ષણ કરવામાં આવશે રાજ્યમાં કોરોના મહામારી ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાના ભાગરૂપે મેડિકલ સ્ટાફની ટીમને પણ ખડેપગે રાખવામાં આવી છે તેમજ આવનાર તમામ લોકોનું ડિજીટલી ટેમ્પરેચર માપવામાં આવશે ત્યાર બાદ જ કોઇ પણ ધારાસભ્યને પ્રવેશ આપવામાં આવશે મતદાન સવારે નવ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી યોજાશે

તેમજ ગઈકાલે ત્રણ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે

જેથી મતદાનને દિવસે તેઓને સીધા જ વિધાન સભા સચિવાલય લઇ જઈ શકાય અત્રે એ યાદ આપીયે કે પોતાના ધારાસભ્યોને વધુ તૂટતાં બચાવવા કોંગ્રેસ દ્વારાતેમના ધારાસભ્યોને રાજ્યમાં જુદા જુદા સ્થળીએ રાખવામાં આવ્યા હતા દરમિયાન અમારા સંવાદદાતા યોગેશ પંડ્યા જણાવે છે કે ગઈકાલે ગાંધીનગરમાંમળેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં એન

આજે યુનિવર્સીટી દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે પરીક્ષાઓ લેવા માટેની કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો

જ્યારે મોરારીબાપુને ભગવાન દ્વારકાધીશના દર્શને આવીને દ્વારકાધીશ અને સમગ્ર આહિર સમાજની માફી માંગી લીધી છે ત્યારે તેમના ઉપર જે વાતને લઈને કરાયેલો હ્મલાનો પ્રયાસ નીંદનીય છે અને અશોભનીય છે

ડિસ્ચાર્જ પાણી નર્મદા નદીમાં નિકાલ થતાં વિયર ડેમ ઓવર ફ્લો થયો છે

ચોમાસાની શરૂઆત સાથે જ નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હોવાનું જાણી આસપાસના લોકો નદી બે કાંઠે વહેતી જોવા ઉમટી પડયા હતા

આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું કે રાજ્યમાં નાગરિકોને કોવિડ સિવાયની અન્ય બિમારી સામે પણ સત્વરે સારવાર મળી રહે એ માટે સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં આરોગ્ય સવલતો પૂરી પાડવા માટે નોડલ ઓફિસરોની નિમણૂંક કરીને તેમના દ્વારા નિયમિત ફિલ્ડ વિઝીટ પણ કરવામાં આવે છે અને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમ દ્વારા રાજ્યકક્ષાએથી રોજ બરોજ મોનીટરીંગ પણ કરવામાં આવે છે